જયશંકર આજે ભૂતાનની બે દિવસની મુલાકાતે જવા રવાના થશે વિદેશમત્રાલયનાં પ્રવકતા રવિશકુમારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વિદેશમંત્રી શ્રી જયશંકર ભૂતાનનાં પ્રધાનમંત્રી લોતાય સેરિંગ તથા ભૂતાના વિદેશ મંત્રી તાંદી હોરજી સાથે મંત્રણા કરશે

ની બેઠક વખતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી તથા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાખ ખાન વચ્ચે દ્વિપક્ષીય બેઠકની શક્યતા નકારી કાઢી છે વિદેશમંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે ગઈકાલે દિલ્હી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું

સી ઓ ની બેઠકમાં ભાગ લેવા કિર્ગીઝસ્તાન જશે

પ્રધાનમંત્રી તરીકે બીજી મુદતમાં ચુંટાયા બાદ શ્રી મોદીની વિદેશની આ પ્રથમ મુલાકાત છે દિલ્હીમાં વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રીની આ મુલાકાત તાજેતરના બનાવોની સમીક્ષાની તેમજ દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની તક પૂરી પાડશે

એવી જ રીતે રિવર્સ રેપોરેટ હવે પ

બી

ના ગવર્નર શક્તિકાંત દાસના વડપણ હેઠળની છ સભ્યોની સમિતિએ બેંક રેટને છ ટકા રાખવાનો નિર્ણય કર્યો છે

ડી પી

આસુતોષ અંતાણી રાજ્ય જીટીયુ ને એવો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી જીટીયુને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશનના ક્ષેત્રે આઉટ સ્ટેન્ડિંગ પરફોર્મેન્સ એવોર્ડ એનાયત કરાયો

જેમાં ગુજરાત ટેકનોલોજીક્લ યુનિવર્સિટીને રાજ્ય યુનિવર્સિટી કેટેગરીમાં સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન ક્ષેત્રે આઉટ સ્ટેન્ડિંગ પર્ફોમન્સ માટે એવોર્ડ એનાયત કરાયો હતો આ એવોર્ડ સ્ટુન્ડટ ઇનોવેશન સ્ટાર્ટઅપ અને ઇકો સિસ્ટમ વિષય પર આયોજિત પરિસંવાદમાં એનાયત કરાયો હતો આસુતોષ અંતાણી સરકાર નવરાત્રિ વેકેશન રાજ્ય સરકારે ચાલુ શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં નવરાત્રિ વેકેશન આપવાનો નિર્ણય રદ કર્યો છે ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પુપ્ન વિચારણાના અંતે આ નિર્ણય લેવાયો હતો રાજય સરકારનો આ નિર્ણય રાજયની તમામ સરકારી ખાનગી પ્રાથમિક ઉચ્યત્તર માધ્યમિક શાળાઓ તથા રાજયની કોલેજોને પણ લાગુ પડશે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 આસુતોષ અંતાણી સમગ્ર રાજ્યની સાથે કરછ જીલ્લમાં પણ ભારે ગરમી નું મોજું થથવાત રહેતા સમગ્ર જનજીવન ભારે પ્રભાવિત થયું છે ખાસ કરીને જીલ્લાનાં દૂરવર્તી સરહદી વિસ્તારોમાં રહેતા લોકો તેમજ અન્ય જીવસૃષ્ટી ની ફાલત કફોડી બની છે ગઈકાલે પવનની ગતિ પણ સામાન્ય કરતા ઓછી રહેતા તાપની તીવ્રતા માં વધારો અનુભવાયો ફતો